તે સાથે અમૃત મહોત્સવ વેબસાઈટ લોંચ કરી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ મોદી આશ્રમ ખાતે મુકાયેલી વિઝિટર બુકમાં તેમના સંદશમાં લખ્યું હતું ક આશ્રમમાં આવીને પુજય બાપુની પરણાથી રાષ્ટ નિર્માણનો સંકલ્પ વધુ મજબુત થાય છે સાબરમતી આશ્રમથી ગાંધોજીએ આત્મનિર્ભર અને આત્મસન્માનને સંદેશો પણ આપ્યો હતો આઝાદી અમૃત મહોત્સવના પ્રારંભ માટે આ પવિત્ર સ્થળો પર ફરી આવીને ધન્યતા અનુભવાય છે

એ અન્જીનીયરીંગ અખિલ ભારતીય ટેકનોલોજી શિક્ષણ પરિષદ એ આઈ સી ટો એ એન્જીનીયરોંગના અભ્યાસ માટે બારમા ધોરણમાં ગણિત ભૌતિક અને રસાયણ વિજ્ઞાન વિષયની અનિવાર્યતા સમાપ્ત કરી છે આ નિર્ણય વિવિધ પષ્ટભૂમિમાંથી અન્જીનોયરોંગના અભ્યાસ માટે આવનારા છાત્રોને રાહત આપવા માટે કરવામા આવ્યો છે અટલે ચાલુ વર્ષે બારમા ધોરણમાં વિજ્ઞાન ગણિત અને રસાયણ વિજ્ઞાન વિષય તરીકે નહીં રાખ્યું હોય એવા વિદ્યાર્થિઓ પણ એન્જીનીયર બનવાનું સપનું પુરું કરી શકશે

બીજી મેચ આવતીકાલે રવિવારે રમાશે

તો કોરોના સંકમિત દર્દાઓ સારવાર લઈ સ્વસ્થ થતા ઘરે પરત કર્યો હતો

કે ઉપસ્થિત રહશે ગાંધી શિલ્પ બજારમાં હસ્તકળાના કારીગરો દવારા જીવંત નિદર્શન સાથે પ્રદર્શન કરવામા આવશે

આરતી ભટ કમોસમી વરસાદ જિલ્લાના ભુજ તાલુકાના કનૈયાબે વિસ્તારમાં ગઈકાલે સાંજે કમોસમી વરસાદના ઝાપટાં પડયા હતા મોખાણા કનૈયાબે વિસ્તારમાં પંદરથી વીસ મિનિટ વરસાદી ઝાપટું થતાં રસ્તાઓ ભીના થયા હતા અને આ કમોસમી વરસાદ થયો હોવાથી તે ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતીથી ખેડૂતવર્ગ ચિંચિત બન્યો હોવાના અહેવાલ છે આરતી ભટ હવામાન જિલ્લામાં ઉનાળાનો પ્રારંભ થઈ ચૂકયો છે તેવામાં વાતાવરણ માં વધેલા ભેજના પ્રમાણના કારણે કારણે જિલ્લના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસનુ આવરણ છવાયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયા પરથી વાતા પવનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા પામ્યુ છ જેથી પવનની ગતિ વધવા સાથે મહતમ પારામાં ઉતાર ચડાવ જોવા મળી રહયો છે ઉંચા ભેજના પમાણને લીધે ભુજ અંજાર ગાંધોધામ માંડવી સહિતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ધુમ્મસનુ આવરણ છવાયું હતું તો ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે

પણ કૂકમા ગામના મહિલા સરપંચે આ માન્યાતા તોડી વિવિધતા પૂર્ણ અનેક જનકાર્યો હાથ ધર્યા છે

સરપચ કકુબેન વણકરે જણાવ્યું હતું કે માયાવાકી જંગલ એટલે ખુબ ગીચ રીતે વાવવમાં આવતા વક્ષનું વન છે જેનું નામાભિધાન જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રીના નામ પરથી કરવામાં આવ્યું છે